સિંઘની નેશનલ સિક્વોરિટી ગાર્ડના વડા તરીકે નિમણૂંક કરાઈ

કબક્રી લીગમાં બંગાલ વોરિયર્સ અને દબંગ દિલ્હી વચ્ચે આજે અંતિમ મુકાબલો

થરાદ રાધનપુર ખેરાલુ બાયડ અમરાઈવાડી અને લુણાવાડા એમ છ બેઠકો ઉપર થનારી પેટા ચૂંટણી માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્નાએ જણાવાયું હતું કે તમામ બેઠકો માટે ઈવીએમ અને વીવીપેટની યકાસણી થઈ ગઈ છે અને કર્મચારીને તાલિમ અપાઈ ગઈ છે

તો આજે ખેરાલુ ખાતે ભરતસિંહ સોલંકી જાહેરસભાને સંબોધશે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી ઉઝબેકીસ્તાનની મુલાકાતે જવા રવાના થશે પાંચ દિવસની આ યાત્રા દરમિયાન શ્રી રૂપાણી ઉઝબેકીસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિરોમોનોવિસની શુભેચ્છા મુલાકાત લેશે તેઓ ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે

આ પ્રસંગે સાત જેટલા સમજૂતીપત્ર પર કરાર કરાશે તથા રોકાણ અંગે પણ સમજૂતી થશે મુખ્યમંત્રીશ્રી સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઇ રહેલા પ્રતિનિધિ મંડળમાં રાજ્યના ડાયમંડ જેમ્સ એન્ડ જ્વેલરી હોસ્પીટાલીટી ફાર્માસ્યુટિકલ એન્ડ ફેલ્થ કેર એગ્રો એન્ડ ફડ પ્રોસેસીંગ ડેરી ટેક્ષટાઇલ વગેરે ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતો પણ જોડાવાના છે અન્ડિજાન શહેરમાં એક સ્ટ્રીટનું લોહપુડુષ સરદાર પટેલ નામાભિધાન કરવામાં આવ્યું છે તેનું ઉદઘાટન તેમજ સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાશે મુખ્યમંત્રીશ્રી ઇન્ડિયા ઉઝબેકિસ્તાનના ફી ફાર્માસ્યુટિકલ ઝોનની મુલાકાત લેશે અને ત્યાં કેડિલા ફાર્માનું ઉદઘાટન કરવાનાં છે

તેઓ બુખારાના ઐતિહાસિક કેન્દ્રમાં ટુરિઝમ પ્રોજેક્ટ ટુરિઝમ ઝોન અને ટુરિઝમ ઇકોસિસ્ટમની પણ નિરિક્ષણ મુલાકાત કરશે

લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ ખાતે જઇને પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ શાસ્ત્રી સ્ક્રલની મુલાકાત લઇને બાળકો સાથે સંવાદ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે સોમનાથની મુલાકાતે આવશે અમારા સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે શ્રી શાહ આજે મહારાષ્ટ્રના નવાપુરા ખાતે યૂંટણી સભાને સંબોધ્યા બાદ રાત્રે સોમનાથની મુલાકાતે આવશે તેઓ આવતીકાલ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે શ્રી શાહ સોમનાથ મંદિરના ટ્રસ્ટી છે

આથી રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓ આગામી તા

અમદાવાદના પોલીસ કમિશનર એ

સિંઘની નેશનલ સિક્યોરિટી ગાર્ડના મહાનિર્દેશક તરીકે નિમણૂંક થઈ છે કેન્દ્રીય મંત્રીમંડળની એપોઇમેન્ટ કમિટીની ભલામણના પગલે આ નિયુક્તિ કરાઈ છે

ઉલ્લેખનીય છે કે શ્રી એ

પી એસ અધિકારી છે આ સાથે જ ગુજરાત કેડરના વધુ એક અધિકારીને કેન્દ્રમાં મહત્વની જવાબદારી સોંપાઈ છે

ગુજરાત રાજ્યને રેલવે ફાટક મુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરતાં શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના શહેરો વિશ્વના શહેરો સાથે વિકાસ ક્ષેત્રે બરોબરી કરી શકે તેવા વાતાવરણનું આજે નિર્માણ થયું છે ત્યારે શહેરોના આયોજનબદ્ધ વિકાસની સાથે જે શહેરોમાંથી રેલવે લાઇન પસાર થતી હોય તેવા રેલવે ફાટકો ઉપર ઓવરબ્રીજ કે અન્ડરબ્રીજ બનાવી સમગ્ર રાજ્યને રેલવે ફાટક મુક્ત બનાવવું છે

સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના વિકાસમાં આજ એક નવું સોપાન ઉમેરાયું છે જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગત વર્ષ દરમિયાન બે ફજાર પાંચસો જેટલા આવાસોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે

સંકલિત મુસદા મતદાર યાદીની પ્રસિધ્ધિ રપ નવેમ્બરે કરાશે અને હકક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ગઇકાલે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અમારા જામનગરના પ્રતિનિધિ જણાવે છે કે કાલાવડ તાલુકાના નાગપુર ગોલરીયા સરાભાદર લલોઈ અને બાગા ગામે આ આંચકા અનુભવાયા હતા

જેના કારણે ગ્રામ્ય લોકોમાં ભયનો માહોલ જોવા મબ્યો હતો નર્મદા જિલ્લામાં ફાઉન્ડેશન કોર્સ માટે બેંતાલીસ જેટલા આઈએએસ તાલિમી અધિકારીઓ નર્મદા જિલ્લા ખાતે આવી પહોંચ્યા છે ગઇકાલથી શરૂ થયેલી તાલિમ આગામી ચોવીસમી તારીખ સુધી યાલશે નર્મદા જિલ્લા ક્લેક્ટર આઈ

પટેલે ગઇકાલે તમામ તાલિમી અધિકારીઓને આવકાર્યા હતા તથા અભ્યાસ અંગેનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું નર્મદા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે નાંદોદ તાલુકાના ધારીખેડા તિલકવાડા તાલુકાના વધેલી ગરૂડેશ્વર તાલુકાના ગરૂડેશ્વર દેડીયાપાડાના નિવાલ્દા અને ચિકદા તેમજ સાગબારા તાલુકાના પાંચપીપરી અને સાગબારા ગામોએ આ તાલિમી અધિકારીઓ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ આરોગ્ય ઉપરાંત ગામોમાં પંચાયતી રાજ સંસ્થાની કામગીરી ખેતીવાડી અને જમીન સુધારણા સ્વચ્છ ભારત અભિયાનનો અભ્યાસ કરશે રાત્રિ રોકાણ ગામોમાં જ કરી યુવાનો અને ગ્રામજનો સાથે ચર્ચા સંવાદ કરશે અમરેલી ધારી ગીર પૂર્વમાં વાડી ફરતે રાખેલા તાર ફેન્સિંગમાં ફસાઈ જતા ચાર વર્ષના સિંહનું મોત નિપજ્યું છે અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ધારી ગીર પૂર્વમાં સરસીયા રેન્જના ચલાલા મીઠાપુર વિસ્તારમાં આવેલી એક વાડી ફરતે તાર ફેન્સિંગમાં ચાર વર્ષનો સિંહ ફસાથો હતો ફેન્સિંગ તાર શરીરમાં ખૂપી જતા સિંહનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા તથા સિંહના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાયો છે

કબક્રી લીગની સાતમી સિઝનની અંતિમ મેચ આજે દબંગ દિલ્હી અને બંગાલ વોરિયર્સ વચ્ચે રમાશે ટ્રાન્સટેડિયા ખાતે રાત્રે આઠ વાગે મુકાબલો શરૂ થશે

ઉલ્લેખનીય છે કે આ બંને ટીમો પ્રથમવાર ફાઈનલમાં પહોંચી છે